સરકારે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈ જરૂર ન હોય તો સિંગાપુરનો પ્રવાસ ટાળવાની સૂચના આપી છે

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આવતીકાલથી શરૂ થતી ભારત મુલાકાતમાં આર્થિક અને ઊર્જા ક્ષેત્રોને કેન્દ્રમાં રખાશે

મન કી બાત કાર્યક્રમના ગુજરાતીમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગ્યે રાજ્યના આકાશવાણીના કેન્દ્ર પરથી કરવામાં આવશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક દૂરદર્શનની ડી

આતંકવાદનો સામનો કરવાની વાત હોય કે શાંત અને સમૃદ્ધ ભારત પ્રશાંત વિસ્તાર ભારત અને અમેરિકાના દૃષ્ટિકોણ એક સમાન રહ્યા છે બંને દેશોના સંબંધો મૂલ્ય આધારિત છે માલ સામાન સેવા ક્ષેત્રને સંયુક્ત રીતે ધ્યાનમાં લેતા અમેરિકા ભારતનો વેપાર ક્ષેત્રને મોટો ભાગીદાર દેશ છે

રીયાધમાં જી વીસ દેશોની નાણામંત્રીઓ તથા સેન્ટ્રલ બેન્કના ગવર્નરોની બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે બધા જ સભ્ય દેશોએ મહિલાઓ યુવાનો તથા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ સક્ષમ બનાવવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો ટિવટર ઉપર નાણામંત્રાલયે જણાવ્યું છે કે સુશ્રી સીતારમણે એ બાબત ભારપૂર્વક રજૂ કરી હતી કે વધતી જતી અસમાનતાના કારણે બે પેઢીયો વચ્ચેનો સંપર્ક અને સમજણને અસર થઈ છે તેમણે કહ્યું કે કારણો તથા વિકાસને લગતા મુદ્દાઓનો ઉકેલ સંકલન સાધી મેળવવો પડશે નાણામંત્રીએ મહિલાઓને અધિકાર સંપન્ન બનાવવા ભારત સરકારે શરૂ કરેલી સ્ટેન્ડ અપ ઈન્ડિયા તથા એસ

જેવી યોજનાઓની જાણકારી આપી હતી તેમણે લઘુ અને મધ્ય ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને મુદ્રા યોજના તથા અન્ય આર્થિક જોખમો તરફ ધ્યાન દોર્યું હતું સુશ્રી સીતારમણે બીજા દેશોના નાણામંત્રીઓ સાથે દ્વિ પક્ષીય મંત્રણાઓ કરી હતી

આ ઉદઘાટનની સાથે જ ભારતમાં યુનિવર્સિટી રમતોત્સવનું આયોજન શરૂ થયું

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતુંક હવે પછીનું પગલું દેશમાં રમત ગમત ક્ષેત્રે ક્રાંતિ લાવવાનું છે

તેમણે કહ્યું કે નજીકના ભવિષ્યમાં જ આપણે વિશ્વ ખેલો યુનિવર્સિટી રમતોત્સવના યજમાન બનીશું

ગઈકાલે શ્રીનગર ખાતે જમ્મુ કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંઘે પત્રકરોને સંબોધતાં આ મુજબ જણાવ્યું હતું